અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાકર તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર અનિલ ધામેલિયા સહિત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મોડાસાની હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી મોડાસાની સબ જેલમાં કેદીઓની આરોગ્ય યકાસણી તેમજ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું કેદીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા જ મોડાસાની જેલમાંથી જ કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરાયા હતા પાટણ જિલ્લામાં કોરોના વાયરસને અટકાવવા જિલ્લા વહિવટી તંત્ર સતર્ક બન્યું છે

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નાની દમણ પોલિસ હેડક્વાર્ટર ખાતે આરોગ્ય વિભાગના દ્રારા પોલિસ અધિકારિયો અને કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે બોટાદ શહેર દીનદયાળ ચોક અને ભાંભણ રોડ જાનકી પોલીશિંગ બોટાદ ખાતે સ્વાસ્થ્ય વર્ધક અમૃત પેય ઉકાળા વિતરણના કાર્યક્રમનું બોટાદની જનતા માટે ખૂબ જ સારૂં આયોજન કરેલ છે

દર્શનાર્થીઓ માટે મંદિર ધર્મશાળા ભોજનશાળા અને ભૂત પ્રેત વિઘિ માટેની પૂજા પાઠ તમામ બંધ રહેશે ભક્તોને દર્શન માટે ન આવવા અને ઓનલાઇન વેબ પોર્ટલમાં આરતી દર્શન નો લાભ લેવા મંદિરના કોઠારી સ્વામી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે તુલસીશ્યામ મંદિરમાં ટ્રસ્ટે કોરોના સાવયેતીના પગલે દર્શન ભોજનશાળા સહિતના વિભાગો બંધ કર્યા ધરેથી જ દર્શન કરી અમાસ ભરવા અપીલ કરાઈ છે અહીં અન્નક્ષેત્રની ઉજળી પરંપરા વર્ષોથી અખંડ ચાલી રહી છે પરંતુ હાલ રાષ્ટ્ર હિત સર્વોપરી ગણી પ્રથમ વખત અન્નક્ષેત્ર પણ બંધ કરવામાં આવ્યું છે ભોજનશાળા વિશ્રાન્તિ ગૃહ અને શ્યામ ભગવાનના દર્શનની વ્યવસ્થા સહિતના વિભાગો બંધ રાખેલ છે

સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર એવા ગુણભાખરી સ્થળે યોજાતા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે બગદાણામાં બજરંગદાસ બાપાનો આશ્રમ પણ બંધ કરાયો છે રાજ્યમાં કોરોના અસરગ્રસ્તની સંખ્યા વધીને પાંચ થઇ છે અગાઉ સૂરત અને રાજકોટમાં એક કેસ મળ્યો હતો બાદમાં અમદાવાદમાં બે અને વડોદરામાં એક દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તમામ વિદેશી છે કોરોના જનજાગૃતિ મહેસાણા જીલ્લાના બહ્યરાજી મંદિર ખાતે કોરોના વાઇરસ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે નવતર પ્રયોગ ફાથ ધરવામાં આવ્યો છે મંદિરમાં દર્શને આવતા લોકોને ડોરેમેન અને છોટા ભીમ કાર્ટ્રન સેનેટાઇઝરથી હાથ સાફ કરાવે છે મંદિર સર્કલ બસ સ્ટેન્ડ તેમજ જાહેરમાર્ગો ઉપર ખાસ સ્ટેન્ડ ઉભા કરાવવામાં આવ્યાં છે બજારમાં ગ્રાહકોને વાજબી ભાવે સેનેટાઇઝર અને માસ્ક મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ તેમજ મહેસાણા કેમિસ્ટ એસોશિએશન એ એક બેઠક પણ બોલાવી હતી સરકારી કચેરીઓમાં સેનેટાઈઝરની બોટલ પણ આપવામાં આવી રહી છે ગુજરાત વિધાનસભા ગુજરાત વિધાનસભામાં આજે સતત ચોથા દિવસે વિપક્ષની ગેરહાજરીમાં ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી જેમાં ગ્રામ વિકાસ વાહન વ્યવહાર અને નાગરિક પુરવઠા પ્રવાસન અને મતસ્યો ઉદ્યોગ સહકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના પ્રશ્નો ઉપર ચર્ચા હાથ ધરવામાં આવી હતી કચ્છ જિલ્લામાં ટ્રેક્ટર ખરીદનો પ્રશ્ન ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ ઉઠાવ્યો હતો જેના જવાબમાં કૃષિ મંત્રી આર

આ ઉપરાંત ગૃહમાં આજે વન અને પર્યાવરણ વિભાગ અને આદિજાતિ વિકાસના વિભાગની માંગણીઓ ઉપર ચર્ચા હાથ ધરવામાં આવી હતી

ગઇકાલે રાજ્યભરમાં વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો હતો

દુરદર્શન તેમજ અન્ય ટીવી ચેનલો મારફત વિવિધ વિષયોનું પરીક્ષાલક્ષી જ્ઞાન મેળવ્યું હતું વિદ્યાર્થીઓ માટે રજાના સમયનો સદુપયોગ થતા ઘરબેઠા પરીક્ષાલક્ષી અને રિવિઝન થતા વિદ્યાર્થીઓમાં હકારાત્મક પ્રતિસાદ સાથે ઉત્સુકતા સાથે આનંદની લાગણી જોવા મળી હતી

આજે યોજાયેલી પ્રમુખની ચૂંટણીમાં ભાજપના નવીન પરમાર વિજેતા બન્યા છે મહેસાણા નગરપાલિકા ખાતે આજે પ્રમુખની યૂંટણી યોજાઇ હતી તેમાં કોંગ્રેસના શારદાબેન પરમારે ઉમેદવારી નોંધાવી હતી કોંગ્રેસ દ્વારા સભ્યોને શારદાબેન પરમારની તરફેણમાં મતદાન કરવા વ્હીપ આપવામાં આવ્યો હતો ભાજપના નવીનકુમાર પરમારે ઉમેદવારી નોંધાવી હતી

તેમાં આજે એક સભ્ય ગેરહાજર રહ્યા હતા

આ ચૂંટણીમાં કોંગ્રેસના યાર સભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું હતું તેથી નગરપાલિકા ભાજપે કબજે કરી છે